પ્રાદેશિક સમાચાર જાગૃતિ પંચાલ વાંચે છે

તેઓ તેમના મૂળ વતન રાજપીપળામાં આવતાં તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું તેમની સાથે ઝિમ્બાબવેના રાજદૂત ડોકટર ગોડફે મજોની ચીપરે પણ જોડાયા હતા શ્રી રાજ મોદીએ અગાઉ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલ સાતે ગુજરાતમાં ધંધાકીય વિકાસ કેવી રીતે કરવો તે અંગે ચર્ચા વિચારણા કરી હતી શ્રી રાજ મોદીએ અમદાવાદ સુરેન્દ્રનગરમાં ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી શ્રી રાજ મોદીએ ભારત ઝિમ્બાબવેના સંબંધો વધુ મજબૂત બનશે તેવી આશા દર્શાવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી શાંધાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા નર્મદા જીલ્લાની સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબી તરીકે સામેલ કરાયું છે કેન્દ્રીય વિદેશમંત્રી એસ

તાજમહેલ અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી એમ ભારતમાં બે અજાયબીઓ થઇ છે

ઉત્તરાયણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કેટલાક અબોલ જીવોના મોત થયાં છે જયારે કેટલાકને વિવિધ સંસ્થાઓ દ્વારા બયાવી લેવાયા છે

રાજપીપળામાં બે બેનોના તેમજ નાંદોદ તાલુકાના કઠાણા ગામના યુવકના દોરીથી ગળા કપાયા હતા જેમને હોસ્પિટલોમાં સારવાર અપાઇ રહી છે

બ્લેક આઇલીસ પક્ષીનું મોત થયું છે ઘાયલ પક્ષીઓને એનિમલ હેલ્પલાઇન દયા ફાઉન્ડેશન અને વનવિભાગ દ્વારા સારવાર અપાઇ છે

વીજ ટ્રેપીંગ દાહોદ દાહોદ જીલ્લામાં ઉત્તરાયણને લઇને વીજ લાઇન ટ્રેપીંગની મોટા પ્રમાણમાં ફરિયાદો મળી હતી તેનો નિકાલ લાવી વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો

દરમ્યાન જિલ્લાના નાયબ વનસંરક્ષક આર

આ ઉપરાંત જીવદયા કેન્દ્રોના કાર્યકરોની ટૂકડી પણ કાર્યરત હતી જિલ્લા કલેકટર આનંદ પટેલે અધિકારીઓ સાથે આ કેન્દ્રોની મુલાકાત લઇ જાત માહિતી મેળવી જરૂરી સુચનાઓ પણ આપી હતી વનવિભાગની કચેરી ખાતે પશુ પક્ષીઓ બયાઓ કરૂણા અભિયાન પણ યોજાયું હતું